આગામી પહેલી ફેબ્રુઆરી સુધી યોજાનાર ભારત પર્વનો મુખ્ય હેતુ ભારતના નાગરિકોને દેશના વિવિધ પ્રવાસન સ્થળો જોવા પ્રોત્સાહન આપવાનો છે

રાજય સરકારના બધા જ વિભાગો પોષણ અભિયાનાં જોડાશે

આધાર ડે ના દિવસે દરેક નિયુક્ત પોસ્ટ ઓફીસ માં આધાર કેમ્પ કે મેળો યોજવામાં આવશે

આધાર કેમ્પ મેળા ની પ્રેસ નોટ પણ લોકલ ન્યુઝ પેપર માં આપવામાં આવશે પબ્લિક ના ઘસારા ને પહોયી વળવા માટે દરેક પોસ્ટ માસ્તરે જરૂરી વ્યવસ્થા કરવા તેમજ જરૂર જણાય તો આધાર ટ્રાન્ઝેકશન કાઉન્ટર ના સમય માં પણ વધારો કરવા સુ ચના આપવામાં આવેલ છે

ત્યારે ખાસ કરીને ફલેમિંગોકુંજટિલોરપેરેગ્રિન ફાલકનરણ યકલી ડેમોલિન જેવા અલગ અલગ જાતના પક્ષીઓ આવેલ છે આ અભ્યારણમાં પક્ષી અને ધુ ડખર નિહાળવા માટે સ્કુલમાં ભણતા વિધાર્થીઓ માટે ખાસ શિબિર ચલાવાય છે જેમાં બજાણા રેજ્જમાં ટુંડી ટાવર પાસે આ શિબિર થાય છે જયારે ધ્રાંગધ્રા રેન્જની જેસડા મુકામે આ શિબિર કરવામાં આવે છે ધુડખર અભ્યારણ દ્રારા બાળકો માટે રહેવાની જમવાની સગવડ કરવામાં આવે છે મદદનીશ વન સંરક્ષક પ્રજ્ઞેશ દવે જણાવે છે કે સ્કુલના બાળકો સવારે આવે અને રાત્રી રોકાણ કરે છે અને વહેલી સવારે ટ્રેકિંગ કેમ્પ કરીને જાય છે

ખાસ કરીને કચ્છરાજકોટ પોરબંદર અને દેવભુમિ દ્રારકામાં વરસાદી છાંટા પડવાની શક્યતાઓ હોવાથી ખેડુત વર્ગને સાવચેત રહેવા કહેવાયુ છેસાગર ખેડુ માટે ચેતવણી બહાર પાડવામાં આવી નથી